પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

રસી ઉત્પાદકોએ રાજ્ય સરકાર અને બજાર માટે ઉપલબ્ધ કરવામાં આવનાર રસીની કિંમત અગાઉથી અને પારદર્શક રીતે જાહેર કરવાની રહેશે

શ્રી પટેલે કહ્યું કે યાર્જમાં ધટાડાનો નિર્ણય આજથી અમલમાં મૂકાયો છે

તેમણે નાના શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં કોવીડનો પ્રસાર ઝડપથી થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને સંબંધીત વિસ્તારોમાં રસી તથા આરોગ્ય સંભાળની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખવા પ્રયાસો વધારવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ નાના શહેરી ગામોમાં વસતા તબીબો સાથે સંપર્ક કરીને તેમને ઓનલાઇન સલાહ્ માર્ગદર્શન આપવા ટોચના તબીબોને સૂચન કર્યું હતું

કોવીડ મહામારીને પગલે મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થઇ રહ્યા છે ત્યારે દર્દીઓની સ્વાસ્થ્યની સ્થિતિ સ્વજનો જાણી શકે તે હેતુથી હેલ્પ ડેસ્ક તેમજ કંદ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે દર્દીઓના સ્વજનોને પીવાના પાણી તેમજ જરૂરી સુવિધા મળી રહે તે માટે આદેશ પણ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવ્યા છે આ માટેની જવાબદારી અમદાવાદ સીટી ડેપ્યુટી કલેકટરના સંકલનમાં રહી અન્ય બે ઉચ્ય અધિકારીઓને સોંપવામાં આવી છે

શ્રી પાટિલ સાથે તેમના પત્નીએ એ પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો પત્રકારો સાથે વાતયીત કરતાં શ્રી પાટિલે જણાવ્યું હતું કે ભાજપની પેજ કમિટી માત્ર યૂંટણીઓ માટે નહીં પણ લોકોની સેવા માટે પણ કાર્યરત છે

જરૂર પડે તો ભાજપ કાર્યકર જિલ્લા પ્રમુખનો અને જિલ્લા પ્રમુખ પ્રદેશ પ્રમુખનો પણ સંપર્ક કરી શકે છે શ્રી પાટિલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ દ્વારા એ ક થી બે હજાર આઇસોલેશન કેન્દ્રો ઊભા કરવાની ઊભા કરવાની કામગીરી પ્રગતિમાં છે તેમણે જણાવ્યું હતું કે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા દર્દીઓના સગા ડોકટરો નર્સ એમ્બ્યુલન્સના ડ્રાઈવર વગેરેને ભોજન સહિતની અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ અંગે ની મંજૂરી એરપોર્ટ ડાયરેકટર ને મળી ગઈ છે એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સેવાનો ઝડપભેર પ્રારંભ કરવા તત્પરતા દર્શાવી યૂક્યા છે એર કાર્ગો શરૂ થતાં આખા સૌરાષ્ટ્ર ના વેપાર ઉદ્યોગ ને ખૂબ ફાયદો થશે

કોરોના સંક્રમણને લીધે સાળંગપુર મંદિર દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે માત્ર સંતો દ્વારા પૂજા કરવામાં આવશે

અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ બંને ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત રહેશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય કરાયો છે